નારાયણ મૂર્તિના જમાઈ અને ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના નાણામંત્રી તરીકે કાર્યભાર સંભાબ્યો છે

શહિદ વિરોના સ્મારક સ્થળે પુષ્પચક્ર અર્પણ કરવાના કાર્યક્રમમાં મહારાષ્ર્ થી આવેલા ઉમેશ જાદવ મુખ્ય અતિથિ હતા

ટ્વીટર ઉપર રાષ્ટ્રલપતિએ કહ્યું છે કે ગયા વર્ષે આતંકવાદીઓએ કરેલા હુમલામાં શહિદ થનાર વિર જવાનોના બલિદાનને સમર્થ રાષ્ટ્ર્ય વંદન કરે છે તેમણે કહ્યું છે કે તમામ પ્રકારના અને સ્વરૂપના આતંકવાદને નાબુદ કરવા માટે ભારત કૃતનિશ્ચયી છે પ્રધાનમંત્રી નરેન્દ્રપ મોદીએ પણ પુલવામામાં આતંકવાદી હ્મલામાં શહિદ થનાર વીર જવાનોને અંજલી આપી છે

ગૃહમંત્રી અમિત શાહે તેમના સંદેશામાં જણાવ્યું છે કે દેશની એકતા ટકાવવા સર્વોચ્ય બલિદાન આપનાર વિર જવાનોની શહિદીને સમગ્ર દેશમાં હંમેશા યાદ રાખશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભારત વિર શહિદોનું બલિદાન હંમેશા યાદ રાખશે અને સમગ્ર દેશ આતંકવાદ સામે સાથે મળીને લડવા પ્રતિબદ્ધ છે

ભારતની મુલાકાતે આવેલા શ્રી ડિસૂઝા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને તેમની સાથે પણ મંત્રણા કરશે

વેકૈંયા નાયડુ પણ પોર્ટુગલના રાષ્ટ્રપ્રમુખ સાથે વાતચીત કરવાના છે શ્રી ડિસૂઝાનું આજે સવારે રાષ્ર્ પતિ ભવનમાં વિધિવત સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારબાદ તેઓએ રાજઘાટ જઈને રાષ્ર્ પિતા મહાત્મા ગાંધીજીને અંજલી આપી હતી શ્રી માર્સેલો ડિસૂસા ભારતની ચાર દિવસની મુલાકાતે ગઈકાલે દિલ્ફી પહોંચ્યા હતા વ્હાવટા મંત્રી મનસુખ માંડવીયાએ પોર્ટુગલના રાષ્ટ્રપપ્રમુખનું વિમાન મથકે સ્વાગત કર્યું હતું તેમની સાથે પોર્ટુગલના વિદેશ રાજ્યમંત્રી પ્રોફેસર આગસ્ટો સેંટોસ સીલ્વા વિદેશ રાજ્ય સચિવ જોર્ગે સેગૂરો સાંચેજ પણ ભારતની મુલાકાતે આવ્યા છે રાષ્ટ્રપ્રમુખ માર્સેલોની રાષ્ટ્રપપ્રમુખ તરીકે ભારતની આ પ્રથમ મુલાકાત છે તેઓ મહારાષ્ટ્રમ અને ગોવાની મુલાકાતે જશે

શ્રી ડિસૂઝાની ભારતની મુલાકાતથી બંને દેશોને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમિક્ષા કરવાની તક મળશે

મોદીએ આજે પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને તેમની જન્મજ્યંતિ નિમિત્ત યાદ કરીને અંજલી આપી છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે જાહેર સેવા માટે પ્રતિષ્ઠા શિષ્ટાયાર અને અવિરત પ્રતિબદ્ધતા દર્શાવી હતી તેમણે જણાવ્યું હતું કે ભારતીય મૂલ્યો અને નૈતિકતામાં દૃઢ વિશ્વાસ ધરાવતા સુષ્મા સ્વરાજે રાષ્ટ્ર્ય માટે મહાન સપના જોયા હતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે તેઓ એક અસાધારણ સાથી અને ઉત્કૃષ્ટ મંત્રી હતા

એવી જ રીતે પ્રધાનમંત્રીનું કાર્યાલય અને સંબંધીત મંત્રાલયો પણ દેશની તબિબિ ક્ષેત્રની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય અને અન્ય સંલઝ્ન મંત્રાલયો સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે તથા તમામ રાજ્યોને પણ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે આરોગ્યમંત્રીએ કહ્યું કે અસાધારણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે જરૂરી દવાઓનો સંગ્રહ કર્યો છે ભારત ચીનમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે સદભાવનાના પ્રતિકરૂપે તબીબી સાધનો મોકલી રહ્યું છે ગઈકાલે નવી દિલ્ફીમાં આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે માલદીવ્સ ભુતાન અને અફઘાનિસ્તાનને પણ કોરાનાના શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે ભારતે સહયોગ આપ્યો છે તેમણે કહ્યું કે તકેદારીના ભાગરૂપે સરહદી વિસ્તારો તથા વિમાન મથકો પર ચકાસણી સઘન બનાવી છે

જ્યારે જાપાન અને ફિલિપાઈન્સમાં દરેકમાં એક એક મૃત્યુ થયાના અહેવાલ છે

નારાયણ મૂર્તિના જમાઈ અને ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના નાણામંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે તેઓ પાકિસ્તાનની મૂળના સાજીદ જાવીદના અનુગામી બન્યા છે શ્રી અલોક વર્માને મંત્રીમંડળમાં વાણિજ્ય મંત્રી તરીકે સમાવવામાં આવ્યા છે આ ફેરફાર સાથે પ્રધાનમંત્રી બોરીસ જોન્સનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોનો સમાવેશ કરાયો છે

રેલવે મંત્રીએ મેટ્રોના ઉદઘાટનના સ્થળ પરથી પશ્ચિમ બંગાળ માટેના બીજા રેલવે પ્રોજેક્ટોનું પણ ઉદઘાટન કર્યું હતું

આ માર્ગની કામગીરી પૂરી થતા જુનું કોલકતા હાવડા સાથે જોડાશે આ રેલમાર્ગ હુબળી નદીની નીચેથી એક ટનલમાંથી પસાર થશે

આ સ્થળે શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો પણ પકડાયો છે પોલીસ વડા રમેશ અંગ્રાલે જણાવ્યું હતું કે પોલીસના ખાસ કામગીરી દળ રાષ્ટ્રીય રાઈફલ તથા સેનાના જવાનોએ કુનૈયાન ખાતે આ તપાસ કામગીરી સાથે મળીને હાથ ધરી હતી